વડોદરામાં ગઈકાલે બપોરથી શરૂ થયેલો ભારે વરસાદ મોડી રાત સુધી ચાલુ રહયો હતો

ભારે વરસાદના કારણે વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં તથા શહેરની આસપાસના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા પાણીના કારણે વાહન ચાલકો ટ્રાફીકમાં અટવાયા હતા કેટલાક વિસ્તારોમાં સંપર્ક વ્યવહાર ખોરવાયો હતો શહેરમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થતાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતાં કારેલીબાગ સયાજીગંજ મુજ મહુડા કબાલી વિસ્તારોમાં નદીનું પાણી કરી વળ્યું હતું આ વિસ્તારોમાંથી પાંચ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું શહેરના નરહરી હોસ્પિટલ બ્રીજ ભીમનાથ બ્રીજ અને મુજમહુડા બ્રીજ સહિતના બ્રીજ પર નદીના પાણી વહેતા થતાં વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો પુરની પરિસ્થિતિને ધ્યાને લઈ તંત્રના ઉચ્ય અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ કર્મચારીઓને વિવિધ સુચનાઓ આપી હતી

સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે વિવિધ વિસ્તારોમાં હળવા થી ભારે વરસાદી ઝાપટા પડયા હતા સૌથી વધુ છ ઈંચ વરસાદ ગીરનાર ખાતે નોંધાયો હતો માણાવદર જુનાગઢ વંથલી વિસાવદર તા

વેરાવળ અને કોડીનારમાં એક ઈંચ તો ઉના અને તલાલામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે

વરસાદ તથા ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે કાકરાપાર ડેમ જૂજ તથા ગણદેવી ડેમ છલકાતા કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં વાહન વ્યવહાર સેવાઓ અસરગ્રસ્ત બની છે

મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એકસપ્રેસ રદ કરાઈ છે ભારે વરસાદના પગલે અમદાવાદ મુંબઈ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે વરસાદના કારણે કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં વીજ વ્યવહાર ખોરવાયો છે તો કેટલાક ગામોના રસ્તા પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બન્યા છે અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો

દરમ્યાન હવામાન વિભાગે હજૂ ચાર પાંચ દિવસ સુધી રાજયમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે રાજયના વલસાડ ભરૂચ વડોદરા દાહોદ છોટા ઉદેપુર અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા આણંદ નવસારી ભરૂચ ડાંગ જીલ્લાઓ તથા દીવ દમણ દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે સીએમ વડોદરા દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી વડોદરામાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી બાઈટ મુખ્યમંત્રી સુરત બાળકી દૂષ્કર્મ સુરત ખાતેની સેશન્સ કોર્ટે લિંબાયત વિસ્તારમાં ગત ઓકટોબર મહિનામાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરનાર આરોપીને ગઈકાલે ફાંસીની સજા સંભળાવી છે અધિક સેશન્સ જજ પી એસ કાલાએ આરોપી અનીલ યાદવને દુષ્કર્મ અને હતયા અંગેની ભારતીય દંડ સંહિતાના તેમજ પોકસો કાયદાની ધારા હેઠળ દોષી જાહેર કર્યો હતો

બાળકોના માતા પિતાએ આ ચુકાદાને આવકાર્યો હતો અને તેમની દીકરીને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યકત કરી હતી

દેશ સહિત રાજયભરના શિવ મંદિરોમાં આજથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે આજથી રાજયભરના મહાદેવ મંદિરો હર હર મહાદેવનો જય ઘોષથી ગુંજી ઉઠવશે રાજયના વિવિધ શિવમંદીરોમાં શ્રાવણ માસ નિમિત્તે શણગાર રોશની કરાયા છે આ પવિત્ર માસમાં અનેક તહેવારોની ઉજવણી કરાશે ભકતો આ મહિનામાં ઉપવાસ અને એકટાણા જેવા તપ કરશે આ મહિનામાં રક્ષાબંધન સાતમ આઠમ જેવા તહેવારોની શ્રધ્ધાપુર્વક ઉજવણી કરાશે મંદિરોમાં અભિષેક પુજા શિવપુજા યજ્ઞો મહા આરતી યોજાશે આજથી દશામાના વ્રત નો પણ પ્રારંભ થઈ રહયો છે મહિલા શ્રધ્ધાળુઓમાં દશામાના વ્રતને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે શ્રાવણ માસ પ્રારંભ નિમિત્તે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે શુળ પાનેશ્વર મહાદેવ ખાતે પુર્જા અર્ચના કરશે